ખેડૂતોને પોતાની ક્રષિ ઉપજો ના યોગ્ય ભાવ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર ગોઠવી રહી છે કેન્દ્ર સરકારે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવોમાં દોઢ ગણો વધારો કર્યો તે સરકારના નિર્ણયને બિરદાવવા ખેડ્રતો દિલ્હી આવ્યા હતા

ગૂહમંત્રાલયે જણાવ્યું છે કે બાળકનું અપહરણ કરતી ટોળકી અંગે યોગ્ય અને સચોટ તપાસ થવી જોઇએ જેથી લોકોમાં વિશ્વાસ ઉભો થાય

સત્તાવાર યાદી મુજબ પ્રથમ તબક્કામાં લોન્ચીંગ પેડ ખાતે તાકીદની પરિસ્થિતિ ઉભી થતાં ચાલકદળના સભ્યો સફળતાપૂર્વક બહાર આવ્યા હતા ઇસરોના સૂત્રો જણાવે છે કેએસ્કેપ સિસ્ટમની હાથ ધરાનાર તબક્કાવાર પરિક્ષણો પૈકી પ્રથમ પરિક્ષણ હાથ ધરાયું હતું પ્રથમ તબક્કામાં કાઉન્ટડાઉન બાદ અવકાશયાનમાં મુશ્કેલી ઉભી થાય તો અવકાશયાત્રીઓ સફળતાપૂર્વક બહાર આવી શકે તેનું પરિક્ષણ હાથ ધરાયું હતું

કારણકે તેમાં શહેરોગ્રામ્ય વિસ્તાર વગેરેની થ્રી ડી ઈમેજ તૈયાર કરવામાં આવી છે જેથી ઓપરેશન દરમ્યાન સેનાને થનારી નુકશાનીનું પ્રમાણ ઘટાડી શકાય

કોહલીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે આદિજાતી વિભાગની કામગીરીની સમીક્ષા કરાઇ હતી આ બેઠકમાં આદિજાતિ વિભાગની નવતર પહેલ અને સિદ્ધિઓ અંગે વિચાર વિમર્શ કરાયો હતો વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડાઇ રહ્યા છે તે બાબતે રાજ્યપાલે સંતોષ વ્યક્ત કર્યો હતો બેઠકમાં કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું

શિક્ષણમંત્રીએ સર્વોચ્ચ અદાલતમાં વાલીઓના હિતમાં સાનુકૂળ નિર્ણય આવે તેવા તમામ પ્રયાસો કરવા સંકલ્પબદ્ધ છીએ તેવી હૈયાધારણા આપી હતી

આ કેમ્પમાં હાડકાનામાનસિક આરોગ્યતેમજ કાનનાક તથા ગાળા તેમજ આંખના નિષ્ણાંતો વિકલાંગ દર્દીને તપાસીને પ્રમાણપત્ર આપશે તેવું મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જીજ્ઞાબેન ઉપાધ્યાયની યાદીમાં જણાવ્યું છે

તેમને વ્ધુમાં જણાવ્યું હતું કેજીલ્લાના અબડાસા તાલુકામાં છ લખપતમાં એકમાંડવીમાં છરાપરમાં પાંચનખત્રાણામાં ત્રણભચાઉમાં ચારભુજમાં પાંચમુન્દ્રામાં ત્રણ અને ગાંધીધામ તાલુકાની એક હાઇસ્કુલમાં આચાર્યની ભરતી માટે ઈન્ટરવ્યુ લેવાશે